રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને સિંયાઈ માટે અને નાગરિકોને પીવાના પાણી માટે સૌની યોજનાની લિંક કેનાલ દ્વારા નર્મદાનું નીર આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે સરદાર સરોવર યોજનામાં હાલ પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે ત્યારે આ વિસ્તારના ખેડૂતો દ્વારા સિંચાઈ માટે પાણીની માંગણી કરાતાં રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે

આગામી પહેલી એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે ત્રીજી એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ પાંચમી એપ્રિલ છે

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી વીજાણુ મતદાન યંત્ર દ્વારા કરાશે

સરકારે પુનરૂચ્યાર કર્યો છે કે કોવિડની રસી સલામત છે અને તેની અસરકારકતા પર કોઈ શંકા હોવી જોઈએ નહીં લોકસભામાં ગઇકાલે પ્રશ્નકાળ દરમિયાન જવાબ આપતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે કોઈપણ રસી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સખત વૈજ્ઞાનિક પરીક્ષણો અને નિષ્ણાતોની ચકાસણી હેઠળ જ આપવામાં આવે છે દેશમાં કોવિડની રસીને લઈને અત્યાર સુધીમાં ઓછામાં ઓછી આડઅસરો નોંધાઈ છે તેમણે લોકોને કોવિડ રસી લેવા આગળ આવવા વિનંતી કરી હતી

અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જામનગર ભાવનગર ગાંધીનગર અને જુનાગઢ વિસ્તારમાં આવતા પરીક્ષા કેન્દ્રો પર પ્રાયોગિક પરીક્ષા સ્થગિત રખાઇ છે

સ્થગિત રખાયેલ પરીક્ષા કેન્દ્રોની પરીક્ષાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ યુડાસમાએ જણાવ્યું હતું કે કોવિડના કેસો વધતા વિદ્યારથીઓના આરોગ્યની ચિંતા કરીને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આઠ મહાનગર પાલિકાઓની શાળાઓમાં શિક્ષણ ઓનલાઈન માધ્યમથી આપવામાં આવી રહ્યું છે એવી જ રીતે માધ્યમિક અને ઉચ્યત્તર માધ્યમિક શાળાઓમાં પ્રથમ પરીક્ષા ઓનલાઈન લેવાશે

અને અત્યાર સુધીમાં રાજ્યમાં કોઈપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છે

અમારા આણંદ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે દાંડી થાત્રા ગઇકાલે સવારે બોરસદથી નીકળી હતી ત્યારે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ દાંડી યાત્રિકો સાથે પદયાત્રા કરી હતી આ યાત્રા બપોરે રાસ ગામે પહોંચ્યા બાદ શ્રી સિંહાએ કરમસદ ખાતેના સરદાર પટેલના નિવાસસ્થાતનની મુલાકાત લીધી હતી અને સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી ભાવાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે દેશના રજવાડાંઓને એકત્ર કરવાનું શ્રેય આઝાદીના નાયક સરદાર પટેલને જાય છે

સી સી આઈ

ભારતની વનડે ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી વાઈસ કેપ્ટન રોહિત શર્મા અને ખેલાડીઓમાં શિખર ધવન શુભમન ગિલ શ્રેયસ આયર સૂર્યકુમાર યાદવ હાર્દિક પંડ્યા વિકેટકીપર રિષભ પંત અને કે એલ રાહ્લ અને યુઝવેન્દ્ર શામેલ છે ચહલ કુલદીપ યાદવ કૃણાલ પંડ્યા વોશિંગ્ટન સુંદર ટી નટરાજન ભુવનેશ્વર કુમાર સિરાજ પ્રસિધ્ધ કૃષ્ણા અને શાર્દલ ઠાકુર પણ ટીમમાં સામેલ છે